અને તબીબી ઉપકરણ ઉદ્યોગના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકત્વ કાયદાના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ મૂક્યો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કાયદાના મુદ્દે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારને સાંખી લેવાશે નહીં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે નવ સ્થળે કૃષિ સંમેલન યોજાશે

માંદા એકમો ઝડપથી પુનઃ જીવીત થાય તો હજારો કામદારોની આજીવિકા જળવાઇ રહે તે હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

શ્રી ગૌડાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ માટેની આ આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ટેકનોલોજી વેપારમાં સરળતા આયાત નિકાસના મુદ્દાઓ દવા પેકેજિંગ ક્ષેત્રના પડકારો સ્ટાર્ટઅપ સંશોધન જેવા વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે

આ પરિષદમાં દવા તથા તબીબી ઉપકરણ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ક્ષેત્રના વિકાસ અંગે સર્વગ્રાહી ચર્ચા કરશે આ પરિષદમાં ભારત સરકારના ફાર્માસ્યુટીક્લ વિભાગ તરફથી ઇન્ડિયા ફાર્મા લીડર પુરસ્કાર ઇનોવેશન ઓફ ધી ઇયર પુરસ્કાર સહિતના પુરસ્કારો અપાશે

આ બિલનો વિરોધ પ્રજા નહીં પણ કોંગ્રેસ કરી રહી છે તેની સાથે અમુક સં સ્થાઓ તેનો વિરોધ કરે છે સરકારના હિમત ભર્યા નિર્ણયથી વિરોધ પક્ષ ડઘાઇ ગયો છે દરમ્યાન આ પ્રસંગે હેલ્મેટ અંગેના નિર્ણય પર પ્રતિક્રિયા આપતામુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્યસચિવ પાસે જવાબ માંગ્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવ્યો છે હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દ્વરકરવામાં આવ્યો નથી

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે નાગરિકતા સુધારા કાયદાના લીઘે એક પણ ભારતીયના નાગરિકત્વમાં ફેરફાર થવાનો નથી આમ છતાં આ કાયદાના મુદ્દે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ તત્વને સાંખી લેવાશે નહીં ગૃહરાજ્યમંત્રીએ નાગરિકત્વ સુધારા ધારાના મુદ્દે ગઈકાલે કેટલાંક સંગઠનો દ્વાર્ અપાયેલું બંધનું એલાન નિષ્ફળ ગયું હોવાનો દાવો કરીને કહ્યું કે પોલીસ તંત્રે કુશળતા અને કુનેહ સાથે શાંતિનું જતન કર્યું છે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગઈકાલે ક્યાંક ટોળાઓએ અશાંતિ સર્જવાના પ્રયાસો કર્યા હતા જોકે વહીવટીતંત્ર પાસે ઉપલબ્ધ સીસીટીવીના ફૂટેજની મદદથી આવા તત્વોને ઓળખીને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા સામે જોખમ ઊભું ન થાય તે માટે કડક પગલાં ભરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ માટેના આયોજનને અનુલક્ષીને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનીયો કોસ્ટા સાથે ગઈકાલે નવી દિલ્ફીમાં વાટાઘાટો કરી હતી શ્રી કોસ્ટા બે દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે આ નેતાઓની વાતચીતમાં સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રોમાં મજબૂત સંબંધો બાંધવાનો સમાવેશ થાય છે અમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે ભારત અને પોર્ટુગલ વચ્ચેમૈત્રીપૂર્ણ અને સુમેળભર્યા સંબંધો છે પોર્ટુગલ માને છે કે ભારતની લોકશાહી બહ્સાંસ્કૃતિક અને વાયબ્રન્ટ છે પશુપાલન મંત્રી શ્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ગઈકાલે બીજા દિવસે સમગ્ર ઊઝા ભક્તિના રંગમાં રંગાયું હતું મહોત્સવમાં ગઈકાલે પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા રાજ્ય સહિત દેશ વિદેશના ભક્તો મા ઉમિયાના દર્શને પહોંચ્યા હતા